રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દીપ પ્રાગટ્ય કર્યું હતું ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ રાજનાથસિંહ રવિશંકર પ્રસાદ પ્રકાશ જાવડેકર સહિતના મંત્રીઓએ પણ દીવડા પ્રગટાવ્યા હતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિએમ વૈંકૈથા નાયડુએ પણ દીપ મીણબત્તી પ્રગટાવી કોરોના સામેની લડતમાં સમર્થન આપ્યું હતું ઉપરાંત દેશના દરેક રાજ્યો કેન્દ્રશાષિત પ્રદેશો પણ ઉત્સાહભેર જોડાયા હતા સમગ્ર દેશમાં લોકોએ રંગોળી તેમજ આતશબાજી કરીને સંકટના આ સમયમાં સમગ્ર દેશ એકજૂટ હોવાનો તેમજ કોરોના વાયરસ સંક્રમણની લડતમાં હિંમતભેર સહભાગી થયા હોવાનું દર્શાવ્યું હતું આશુતોષ અંતાણી પ્રધાનમંત્રી અપીલ રાજ્ય કોરોના વાયરસ સંક્રમણના વૈશ્વિક સંકટ સામે લડવાના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે ગઈકાલે રવિવારે રાત્રે નવ વાગ્યે ને નવ મિનીટ સુધી સમગ્ર રાજ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું ગાંધીનગરમાં રાજ્યપાલ આયાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સફીત વિવિધ મંત્રીઓ અગ્રણીઓ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા એ પણ દીપ પ્રગટાવી કોરોના સામેના જંગમાં એકતાના દર્શન કરાવ્યા હતા રાજ્યના દરેક મહાનગરી નાના મોટા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્રધાનમંત્રીશ્રીની અપીલને લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી રોશની ઉપરાંત કેટલાક સ્થળે રંગોળી અને ફટાકડા ફોડીને દીપોત્સવી પર્વ જેવો માહોલ બનાવી દીધો હતો

કચ્છ જીલ્લાવાસીઓ ઉત્સાહભેર કોરોના સામેની આ લડતમાં જોડાયા હતા

એમ ડેશબોર્ડના માધ્યમથી વિડીયો સંવાદ કર્યો હતો